નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂક્ષ્મ અને લધુ તથા મધ્યમ ઉદ્યોગો સહિત અનેક ક્ષેત્રો માટે રાહત યોજનાઓની જાહેરાત કરી છે

રાજ્ય સરકારે લોંકડાઉન પછીના સમયમાં ગુજરાતમાં આર્થિક પ્રવત્તિ વેગવાન બનાવવા માટે નિષ્ણાંતોની સમિતિની રચના કરી છે

તે હેઠળ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રના ડેટ બજારને પેકેજ જાહેર કરાયું છે તે હેઠળ તમામ થાપણોને સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવશે તેમાં બેન્ક સિવાયની નાણાંકીય કંપનીઓ તથા મ્યુચ્યુઅલ ફંડને તથા ગૃહધિરાણ કંપનીઓને આવરી લીધી છે

જોકે આ યોજનાનો લાભ પી એમ

સુશ્રી સિતારમણે સામન્ય કરદાતાઓ માટે પણ કેટલીક રાહતો જાહેર કરી છે

કૃષિમંત્રી આર

ફળદુએ આ પેકેજને આવકારતા તેને લધુ અને મધ્યમ ઉદ્યોગો શ્રમિક તથા મધ્યમવર્ગ માટે ઉપયોગી ગણાવીને આવકાર્યું હતું

નાણામંત્રી દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા પેકેજને ગુજરાત અને કચ્છ વેપારી મહામંડળોના અગ્રણીઓએ પણ આવકાર્યું છે રાજ્ય સરકારે લૉકડાઉન પછીના સમયમાં ગુજરાતમાં આર્થિક પ્રવત્તિ વેગવાન બનાવવા ઉપાયો સૂચવવા માટે નિષ્ણાંતોની સમિતિની રચના કરી છે અમારા સંવાદદાતા જણાવે છે કે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયાના વડપણ હેઠળ રચાયેલી આ સમિતિને આગામી બે સપ્તાહમાં વચગાળાનો અહેવાલ આપવાના નિર્દેશ અપાયા છે સમિતિએ તેનો અંતિમ અહેવાલ એક માસમાં રજૂ કરવાનો રહેશે આ સમિતિ કોરોનાના લીધે ઉદ્યોગ જગતના દરેક ક્ષેત્રને કેટલું નુકસાન થયું છે તેનો અભ્યાસ કરીને દરેક ક્ષેત્ર માટે ભલામણ સૂચવશે આ સમિતિ વિદેશી રોકાણની નીતિ ઘડવા અંગે પણ સરકારને ભલામણ કરશે આ સમિતિના અન્ય સભ્યો આ મુજબ છે

તેમણે કહ્યું કે આ પેકેજથી રાજ્યમાં સુક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યોગોને પૂર્વવત કાર્યરત કરવામાં મદદ મળશે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં વસતા જે પરપ્રાંતીય શ્રમિકો હજ પણ પોતાના વતન પાછા ફરવા ઇચ્છે છે તેમના માટે ચોક્કસ સમય મર્યાદા અને યોગ્ય આયોજન કરીને આ બાબતના અમલીકરણની સૂચના મુખ્યમંત્રીએ જિલ્લા ક્લેક્ટરોને આપી છે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ દ્રેન તેમજ એસટી તથા ખાનગી બસો સહિત અન્ય વાહનો દ્વારા છ લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પાછા ફર્યા છે

અમદાવાદના જિલ્લા ક્લેક્ટર કે

આ શ્રમિકોને અમદાવાદમાં મેમ્કો ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લાવીને તેમના ભોજન પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મળેલી મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રના પેકેજનો લાભ રાજ્યના નાના તથા મધ્યમ ઉદ્યોગો છેવાડાના નાગરિકો તથા જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે એ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંત્રીમંડળે કોરોનાના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં વેપાર ઉદ્યોગ જગતને પૂર્વવત વેગવંતુ બનાવવા જાહેર કરાયેલા આર્થિક પેકેજ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં કોરોના સામેની લડતમાં લેવાયેલા આરોગ્યલક્ષી પગલાંઓ લૉકડાઉનના અમલીકરણની સ્થિતિ તથા વાજબી ભાવની દુકાનો દ્વારા કરાતા અનાજ વિતરણની કામગીરીની જિલ્લાવાર સમીક્ષા કરાઈ હતી

કોરોનાના વધુ કેસો નોંધાયા હોય તેવા જિલ્લાની વિગત આ મુજબ છે

રાજ્યમાં રેડઝીન અને કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાંથી કોરીનાનો ચેપ બહાર ફેલાય નફીં તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ રહી છે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગઈકાલે આ માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે જોખમી વિસ્તારોમાં ચોક્કસ નાકા પર પોલીસ પહેરો બેસાડવાની સાથે સાથે ડ્રોન અને ત્રણ કેમેરાવાળા હાઇડ્રોજન બલૂનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

ટ્રંકાગાળાના આ ત્રણ જુદા જુદા કોર્ષના પ્રારંભે ત્રણેય કોર્ષના કોઓર્ડિનેટરો હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો

પટેલ કેમેસ્ટ્રી વિભાગના વડા ડો સંગિતા શર્મા અને ડો નિશિથ ધારૈયા ઉપસ્થિત રહી કોર્ષ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કુલપતિ ડો જાબાલી વોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક એક્સપર્ટ દ્વારા ઓનલાઇન માર્ગદર્શન મળશે જેમાં અમેરિકાથી પણ એક તજજ્ઞ દરરોજ મેપિંગ સિસ્ટમ પર ઓનલાઈન માર્ગદર્શન આપશે